પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે સીધો સંવાદ કરે છે પ્રધાનમંત્રીના આ સંવાદથી દેશના દુર્ગમ વિસ્તારોમાં રહેતાં અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે કચ્છના રાપર તાલુકાના બેલા ગામના વતની કચ્છની સરહદે ખેતી કરતાં કિસાન દલાભાઈ આમરાભાઈ રૂપાજ્ઞીએ પ્રધાનમંત્રી મોદીની મન કી બાતની તમામ કડીઓ રેડિયો ઉપર સાંભળી છે શ્રી દલાભાઈએ તેમનો અનુભવ જજ્ઞાવ્યા હતા

ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે કે દર હજાર છોકરાના જન્મ સામે છોકરીઓના જન્મના દરમાં કેરળ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આજે ગાંધીનગરમાં પત્રકારોને આ અંગે વ્ધુ માહિતી આપી

જ્યારે બીજા તબક્કાની કામગીરી હાલ ચાલી રહી છે

આ સાથે સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત બનાવ્યું છે

કોહલીની અધ્યક્ષતામાં રાજભવન પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નિવ્ત્ત થયેલા કર્મચારીઓને સન્માન સમારંભ યોજાયો હતો

તેમણે કહ્યું હતું કે શિક્ષણ એક એવી સાધના છે જે આપણે સશક્ત બનાવે છે

મુખ્યમંત્રીએ બાળકોને હેલન કેલરના જીવનમાંથી પ્રેરજ્ઞા લઈ સફળતાનો પથ કંડારવા શીખ આપી હતી મુખ્યમંત્રીએ બાળકો પાસેથી સુવિધા શિક્ષણ વગેરેની માહિતી પણ મેળવી હતી નેહ્લ ઠક્કર તીડ નિયંત્રણ ખેડૂત તાલીમ કેંદ્ર ભુજ ખાતે ચેગ્રીકચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીઆત્મા કચ્છતથા તીડ નિયંત્રણ કચેરી ભુજ દ્વારા તીડ ઉપદ્રવ સામે સાવધાની અંગેની સ્ટાફ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તીડને આવતા અટકાવવા કથા કથા પગલા લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં તીડ નિયંત્રણ કચેરી દ્વારા તીડના નિયંત્રણ માટે વપરાતા સ્પ્રેયર જેવા કે વ્હિકલ માઉન્ટેડ સ્પ્રેયર માઇક્રો અલ્વા સ્પ્રેયરનો કઇ રીતે ઉપયોગ કરાય તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું હતું

મુખ્યમ જીલ્લાલ આરોગ્યવ અધિકારીશ્રી ડો

આ ભરતીથી કચ્છ જીલ્લામમાં આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો થશે